ગઇકાલે ગુજરાતના કેવડિયામાં સેનાના કમાન્ડરોની પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા પૂર્વ લદ્દાખમાં ભારતીય સેનાના જવાનોએ દાખવેલા અસાધારણ સાહસ અને સંયમની તેમણે પ્રશંસા કરી હતી સંરક્ષણમંત્રીએ જણાવ્યું કે દેશની સેના રાષ્ટ્રહિતનું રક્ષણ કરવા સક્ષમ અને સજ્જ છે ભારતે સમાન વિયાર ધરાવતા દેશો સાથે મૈત્રી સંબંધો મજબૂત બનાવીને દેશની સલામતી સુનિશ્ચિત કરી છે ભારતે પોતાની સંરક્ષણ ક્ષમતા એવી રીતે વધારી છે કે તાકીદની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સેના સજ્જ છે

આ પ્રસંગે સંરક્ષણ વિભાગ સંરક્ષણ ઉત્પાદન સંશોધન અને વિકાસ વિભાગના સચિવો તથા સંરક્ષણ સેવાના નાણાકીય સલાહકારે કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે વિવિધ પ્રસ્તુત પાસાઓ પર તેમના વિચારો રજુ કર્યા હતા સંરક્ષણ મંત્રીની હાજરીમાં દિવસ દરમિયાન બે સત્ર થોજાયાં હતાં અને તેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાવિયારણા થઈ હતી કેટલીક બેઠક બંધબારણે થઈ હતી આ યર્યામાં સશસ્ત્ર દળોના આધુનિકીકરણનો મુદ્દો સામેલ હતો તેમાં ખાસ કરીને સંકલિત થિયેટર કમાન્ડ્સ ઊભું કરીને આધુનિક ટેકનોલોજીને ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું

તે ઐતિહાસીક અવસરની ઉજવણી માટે રાષ્ટ્રીય કક્ષાની સમિતિની રચના કરી છે

રાષ્ટ્રીય સમિતિની પ્રથમ બેઠક આ સોમવારે મળશે જન ઔષધિ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જન ઔષધિ દિવસની ઉજવણીના કાર્યક્રમોને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરશે

શ્રી મોદી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે અને આ ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરનારાઓને પુરસ્કૃત પણ કરશે જન ઔષધિ અંગે લોકોમાં વધુ જાગૃતિ લાવવા માટે એક થી સાત માર્ચ દરમિયાન દેશભરમાં જન ઔષધિ સપ્તાહ ઉજવવામાં આવે છે પીએમ પીએલઆઇ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશી ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો કરવા અને તેને વિશ્વભરમાં વધુ સ્પર્ધાત્મક અને સ્વીકાર્ય બનાવવા પર ભાર મુક્યો છે ગઇકાલે ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ અને નીતિ પંય દ્વારા થોજાએલા ઉત્પાદન સંલઝન પ્રોત્સાહન યોજનાના વેબિનારમાં તેમણે કહ્યું કે ઉત્પાદનને વેગ આપવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહનો આપીને દેશને વિવિધ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના ઉદ્યોગોની નિકાસ ક્ષમતાને પણ વધારશે રોજગારી વધારશે અને આવકમાં સુધારો કરશે

યોજના માટે અંદાજપત્રમાં બે લાખ કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે ભારત પાકિસ્તાન ભારતે ફરીએકવાર કહ્યું છે કે પાકિસ્તાન સાથેના કોઇ વિવાદો હોય તો તેને દ્વિપક્ષીય અને શાંતીપુર્ણ રીતે ઉકેલવા જોઇએ વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહયું છે કે ભારત પાકિસ્તાન સહિતના તેના પાડોશી દેશો સાથે સામાન્ય સંબંધો રાખવા માંગે છે ગયા મહિને ભારત અને પાકિસ્તાને એક સંયુકત નિવેદનમાં કહ્યું હતું કે તેમણે પરસ્પર હોટલાઇન સંપર્ક માટે તંત્ર ઉભુ કરવા માટે ચર્ચા વિચારણા કરી છે

બંને દેશોના સૈન્ય મહાનિયામકોએ મુકત અને સૌહાર્દપુર્ણ વાતાવરણમાં નિયંત્રણ રેખા અને અન્ય ક્ષેત્રોની સમીક્ષા કરી હતી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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

વૈંકયા નાયડુએ ગઇકાલે ગુજરાતના નવસારીમાં નિરાલી મલ્ટિ સ્પેશિયાલ્ટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો શ્રી નાયડુએ કહ્યું કે દાનવીર ઍ

ઉપરાષ્ટ્રપતિશ્રીએ બદલાતી જીવનશૈલીને કારણે વધી રહેલા રોગયાળા સામે લોકોમાં જાગૃતિ કેળવવા માટે સરકારી તેમજ ખાનગી આરોગ્ય સંસ્થાઓને આગળ આવવા અપીલ કરી હતી સુચિત હોસ્પિટલ આઠ એકરમાં આકાર લેશે ઉપરાષ્ટ્રપતિએ સુરત શહેરના ઉદ્યોગકારો સાથે સંવાદ પણ કર્યો હતો

વી સિંધુ અને કિદામ્બી શ્રીકાંત પોત પોતાની મેયો જીતીને સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચી ગથા છે કવાર્ટર ફાઇનલમાં પી વી

રેલવે રેલવે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પ્લેટફોર્મ ટીકીટની કિંમતમાં કરાયેલો વધારો થોડા સમય માટેનો જ છે અને સ્ટેશનો ઉપર વધુ પડતાં લોકો એકઠા ન થાય તે હેતુથી લોકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે મંત્રાલયે જણાવ્યું છે કે સમયાંતરે વાસ્તવિક પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ પ્લેટફોર્મ ટીકીટની કિંમત અંગે નિર્ણય લેવાયો છે